પેપર લીકની ઘટનાની મુખ્યમંત્રીએ ગંભીરતાથી નોંધ લીધી છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાજીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે તેમજ ફરીથી પરીક્ષા સમયે ઉમેદવારોને બસ ભાડુ નહી આપવું પડે તેવી જાહેરાત કરી છે જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉમેદવારોનું બસનું ભાડુ રાજ્ય સરકાર ચુકવશે તેમજ આવી ઘટના ફરી ન બને તે માટે વિભાગોને સુચના આપવામાં આવી છે પોલિસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જજ્ઞાવ્યું હતું કે આશરે પોજ્ઞા નવ લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા અસામાજીક તત્વો દ્વારા પરીક્ષાનું પેપર લીક કરાયું છે તથા આ કામગીરી માટે જે કોઈપણ જવાબદાર છે તેની સામે કાયદેસરકની કાર્યવાહી કરવામાં આવશે અને આ માટે અલગ અલગ એકમોના પોલીસવડાઓને જરૂરી સૂચનાઓ પજ્ઞ આપી દેવાઇ છે અધ્યક્ષશ્રી સહાયનાં જજ્જાવ્યા પ્રમાજ્ઞે ટૂંક સમયમાં આ પરીક્ષાનું ફરીથી આયોજન કરવામાં આવશે આશુતોષ અંતાણી કચ્છ જીલ્લા અછત સમિતિની બેઠક ભુજ ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે મળેલી જિલ્લા અછત સમિતિની બેઠકમાં વન વિભાગને જંગલ વિસ્તારની જમીનો રખાલોમાં ઘાસયારા વાવેતરની કામગીરી સવેળા ઉપાડી લેવા નિર્દેશ આપીને ખેડૂતો સંસ્થાકીય તેમજ કંપનીઓ દ્વારા લીલોચારો ઉગાડવાના કાર્યોને ઝડપી અને વધુ સુચારૂ બનાવવા મુદ્દે સલગ્ન વિભાગોને સાંકળી લઇ જરૂરી બાબતો અંગેનો પરિપત્ર કરીને કમિટિ બનાવી મોનીટરીંગ કરાશે તેવો જીલ્લા કલેકટરે નિર્દેશ કર્યો હતો

કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને પૂર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ પણ કચ્છમાં અછતની પરિસ્થિતને ધ્યાનમાં લઇ પાંજરાપોળોને અને ગૌશાળાઓને મફત બિયારણ અપાશે તેમ જણાવી પાણીની ઉપલબ્ધી વધારવા સાથે શ્રી તારાચંદભાઈ છેડાએ કોટેશ્વર ગૌશાળાનો ઘાસચારા વાવેતર માટે સંપર્ક સ્થાપવા અને માંડવી મુંદરા વિસ્તારના કેટલાંક ગામીમાં રાહત ભાવે મળતા ધાસચારાની ફરિયાદોનું નિવારણ કરવા બેઠકમાં જણાવ્યું હતું સાંસદ વિનોદભાઈ યાવડાએ બન્ની પચ્છમ વિસ્તારને ઘાસચારાની આપૂર્તિ વધારવા બાબતે બેઠકમાં ચર્ચા કરી હતી

ઓ સી

દિવ્યાંગ મંડળ કચ્છ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી અંતર્ગત બે દિવસીય કાર્યક્રમોનો ગઈકાલે અંજારના રોટરી હોલ ખાતે આરંભ થયો છે આ બે દિવસીય ઉજવણી અંતર્ગત દાંડીયારાસ લોક દાયરો દિવ્યાંગના લગ્નમેળાની માહિતી સંતોના આશીર્વચન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

તેમની અંતિમયાત્રામાં સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ જોડાયા હતા

કચ્છનું કાશ્મીર એવું સરહદી અબડાસા તાલુકાનું મુખ્ય મથક નલીયા રાજ્યમાં સૌથી શીત મથક બની રહ્યું છે

પોઈન્ટ ટેબલમાં ભારત પ્રથમ નંબરે યથાવત રહ્યું હતું